જી પી આઈ સી

બે દિવસની મુલાકાતના પ્રથમ ચરણમાં શ્રી મોદી માલદીવ પહોચશે અને ત્યાંના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમદ સોલીહ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે તેઓ માલદિવની સંસદ પીપલ્સ મજલીસને પણ સંબોધિત કરશે આ યાત્રા દરમિયાન ઘણી મહત્વપુર્ણ સમજુતીઓ પર હસ્તાક્ષર થવાની આશા છે

શ્રીલંકામાં ઈસ્ટર રવિવારના આતંકી હ્મલાઓ પછી પાડોશી દેશ સાથે મજબુતાઈ દર્શાવવાના સંદર્ભમાં આ યાત્રા મહત્વપુર્ણ માનવમાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે સમુદ્રી ક્ષેત્ર સાથે જાડાયેલા પાડોશી દેશ ભારત અને માલદીવ દ્વિપક્ષીય સંબંધોને ઘણુ મહત્વ આપે છે બંને દેશો વચ્ચે ગાઢ ઐતિહાસીક અને સાંસ્કૃતિક સંબંધ છે તેમણે કહયું કે હાલના વર્ષોમાં આ સંબંધ મજબુત થયા છે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યકત કર્યો કે તેમની આ યાત્રાથી ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોની ભાગીદારી વધુ વધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહયું કે છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા સાથે દ્વિપક્ષીય સંબંધો સતત મજબુત થઈ રહયાં છે ઈસ્ટર રવિવારના આતંકી હુમલા અંગે ઉલ્લેખ કરતા શ્રી મોદીએ ભારપુર્વક કહયું કે આતંકવાદ વિરૂધ્ધ લડાઈમાં ભારત મજબુતીથી શ્રીલંકા સાથે ઉભુ છે

બીજી વખતે પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી મોદીનો કેરળનો આ સૌ પ્રથમ મુલાકાત છે પ્રધાનમંત્રી આજે સવારે ત્રિસુરના સુપ્રસિધ્ધ ગુરૂવાયુર મંદીરમાં પુજા અર્ચના કરશે દર્શન બાદ તેઓ ગુરૂવાયુરમાં ભાજપ કાર્યકરોને સંબોધશે બપોરે શ્રી મોદી કોચી પાછા આવશે અને ત્યારબાદ માલદીવ અને શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ પાંચમી જુલાઈના રોજ અંદાજપત્ર રજૂ કરશે આ પોર્ટલના જણાવ્યા મુજબ સમાજના કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા નાગરિકો આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

યોથી જૂનના રોજ આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે જ્યારે પાંચમી જુનના રોજ અંદાજપત્ર રજૂ કરાશે

સેના અને વાયુસેનાની ટુકડીઓ ઉપરાંત પોલીસ અને સ્થાનિક નાગરીકો પણ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જીલ્લાના ગાઢ જંગલોમાં સતત શોધખોળ કરી રહયાં છે

ગઈકાલે સાંજે ખરાબ હવામાનને કારણે હવાઈ શોધખોળના કામને રોકી દેવામાં આવ્યું હતું

પાસવાને એમ પણ કહયું કે કિસાનની ઉપજને સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદાય છે તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય ખાદ્ય નિગમ એફસીઆઈની ભવિષ્યની કાર્ય યોજનાઓની જાણકારી આપતા એક પત્રકાર પરિષદને સંબંધો રહયાં હતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે શાંતાકુમાર સમિતિની ભલામણો અનુસાર એફસીઆઈના કામકાજને સુયારૂ બનાવવાના કામને પ્રાથમિકતા આપવામાં આવશે તેમણે જણાવ્યું કે દેશમાં સો લાખ ટનની ભંડારણ ક્ષમતા બનાવવાની યોજના છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની મંત્રીમંડળની નિયુકતી સમિતિએ આ અંગેના પ્રસ્તાવને મંજુરી આપી હતી

તેમને ગુવાહાટીમાં એનઆઈએની વિશેષ અદાલતમાં રજુ કરવામાં આવ્યા અને બાર દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા આ ઉગ્રવાદીઓની ઓળખ બબલ મોરાન ઉર્ફે ટાઈગર અસોમ અને બિનંદા દહોટીયા ઉર્ફે સ્વદેશ રૂપે થઈ છે

તિનસુકીયા જીલ્લાના રહેવાસી છે

જયશંકર ગઈકાલે ભુતાનના પ્રધાનમંત્રી લોટેય શેરીંગ સહિત ઉચ્ય નેતાઓને મળ્યા હતા અને દ્વીપક્ષીય સંબંધો અંગે મહત્વની ચર્ચા વિયારણા કરી હતી તેઓએ વિકાસમાં ભાગીદારી અને હાઇડ્રોપાવર ક્ષેત્રમાં સહકાર ઉપર ભાર મુક્યો હતો ભૂતાનના પ્રધાનમંત્રી શેરીંગની મુલાકાત દરમ્યાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે શ્રી જયશંકર ભુતાનના પ્રધાનમંત્રી સાથે ફળદ્રુપ વાતચીત કરી હતી આ પહેલા તેમણે ભુતાનના વિદેશ મંત્રી તંદી દોરજી સાથે અરસ પરસ ભાગીદારી અને હાઇડ્રોપાવરના દ્વિપક્ષીય હિતોની ચર્ચા વિચારણા કરી હતી એક ટવીટમાં તેમણે કહ્યું કે ભારત ભુતાન સાથે તેના ખાસ સંબંધો વધુ ગાઢ બનાવવા માટે કટીબધ્ધ છે શ્રી દોરજીએ તેમની ટવીટમાં કહ્યું કે આ સંબંધો દીર્ધદૃષ્ટા રાજકર્તાઓ દ્વારા પોષવામાં આવ્યા છે

જી પી આઈ સી ઉપર દેશના રીવોલ્યુશનરી ગાર્ડ સાથે સંબંધોને કારણે આર્થિક પ્રતિબંધો મુકથા છે

વિત સચિવ સ્ટીવન નુચિને કહ્યું કે પ્રતિબંધ મુકવાની કાર્યવાહી એક ચેતવણી છે કે રીવોલ્યુશનરી ગાર્ડને નાણા આપનાર કંપનીઓ અને તેના જુથને અમેરીકા નિશાન બનાવશે તેવી પણ ચેતવણી આપી કે પીજીપીઆઈસી અથવા તેની સહાયક કંપનીઓ સાથે ભાગીદારી યાલુ રાખનારી આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ અમેરિકાના પ્રતિબંધથી પર્દાફાશ થશે

વધુમાં તેણે કહયું કે જા બોર્ડ અને ધોની પરિષદને એ સમજાવવામાં સફળ થાય કે ધોનીના હાથના મોજા પર કૃપાણવાળુ ચિન્હ કોઈ રાજકીય ધાર્મિક કે જાતીય સંબંધીત સંદેશાવાળુ નથી તો તેઓ તેને પહેરવાની મંજુરી આપી શકે છે

ભારતીય સમય અનુસાર મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે અન્ય એક મેચ ટોન્ટનમાં સાંજે છ વાગે અફઘાનીસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે અફઘાનીસ્તાન પોતાની પહેલી બંને મેચ હારી યુકયું છે દસ ટીમોની ટુર્નામેન્ટમાં હવે તેની સેમી ફાઈનલમાં પહોચવાની આશા ખુબ ઓછી છે